આ શીખર બેઠકની વિષય વસ્તુ છે ભારત અમેરિકા સપ્તાહ નવા પડકારો અંગે માર્ગદર્શન આ બેઠકમાં વેપાર ઉર્જા આરોગ્ય સંભાળ જેવા વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેનો સહકાર વધારવા અંગે ચર્ચા કરાશે અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ માઇક પેન્સ આ શીખર બેઠકને આ સોમવારે સંબોધશે વિદેશમંત્રી એસ જયશંકર અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોથલ પણ આ સપ્તાહમાં પ્રાસંગિક પ્રવચન કરશે આ શિખર બેઠકમાં વેપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સરકારી અધિકારીઓ અને નેતાઓ ભાગ લેશે

શ્રી રાજનાથસિંહ રશિયાના સંરક્ષણમંત્રી સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા ચર્ચા કરશે

દેશના મોબાઇલ ધારકો તથા સાર્વભૌમત્વના હિતમાં આ નિર્ણય લેવાયો છે

કેન્દ્રના વીજાણુ અને માહિતી ટેકનોલોજી વિભાગને જુદાં જુદાં સ્રોતો થકી આ મોબાઇલ એપનો દુરૂપયોગ થતો હોવાની ફરિયાદ મળી હતી

મેટ્રો હરદીપપુરી આગામી સાતમી સપ્ટેમ્બરથી એકથી વધુ રેલમાર્ગો ધરાવતી મેટ્રો ટ્રેનને તબક્કાવાર રીતે શરૂ કરવાની માર્ગદર્શિકા આવાસ અને શહેરી કાર્યમંત્રી હરદીપ પુરીએ જાહેર કરી છે

યાત્રીઓની ભીડ નિયંત્રણમાં રહે એ રીતે ટ્રેનોની વ્યવસ્થા કરાશે કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં આવતાં મેટ્રો સ્ટેશન પર અવર જવર બંધ રહેશે સામાજિક નિયમો અંતર તેમજ માસ્ક પહેરવા જેવા સામાન્ય નિયમો સાથો સાથ મુસાફરોનું થર્મલ સ્કિનિંગ પણ કરાશે

મહારાષ્ટ્ર સરકારે સપ્ટેમ્બરમાં મેટ્રો સેવા શરૂ નહીં કરવા નિર્ણય લીધો છે કેબિનેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં રાષ્ટ્રીય સનદી સેવા ક્ષમતા નિર્માણ કાર્યક્રમ મિશન કર્મયોગીને મંજુરી આપી છે આ યોજના હેઠળ સનદી સેવા અધિકારીઓને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયલિત નવી કાર્યપદ્ધતિઓ શીખવા પ્રોત્સાહન અપાશે

મિશન કર્મયોગીનું લક્ષ્ય ભવિષ્ય માટે એવા ભારતીય લોકસેવક તૈયાર કરવાનું છે જે વધુ રચનાત્મક ચિંતનશીલ સક્રિય અને ટેકનીક્લ રીતે સક્ષમ હોથ ગૃહમંત્રી અમિત શાહે મિશન કર્મયોગીને બહાલી અપાઈ તેને આવકારતા જણાવ્યું હતું કે આ મિશનનું ધ્યેય સનદી સેવામાં ધરમૂળથી પરિવર્તન લાવવાનું છે તેમણે કહ્યું કે આ સર્વગ્રાહી યોજના વ્યક્તિ અને સંસ્થાકીય ક્ષમતા નિર્માણને કેન્દ્રમાં રાખે છે

સત્તાવાર યાદીમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોના પરીક્ષા કેન્દ્રો પર જ પરીક્ષાઓ યોજાશે કન્ટેનમેન્ટ વિસ્તારમાં રહેતા કર્મચારીઓ કે પરીક્ષાકોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા દેવાશે નહીં પરીક્ષાના આયોજન પહેલાં અને પછી પરીક્ષા ખંડોને સેનીટાઇઝ કરવા પડશે આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી છ ફ્રટનું અંતર રાખવું સેનીટાઇઝરોની મદદથી વારંવાર હાથ ધોવા માસ્ક પહેરવું ફરજિયાત કરવું જેવા નિયમોનું યુસ્તરીતે પાલન કરવું પડશે સુમિત નાગલ ભારતના સુમીત નાગલે અમેરિકાના બ્રેડલે કહ્લનને પરાજ્ય આપીને અમેરિકન ઓપન ટેનિસ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે

ગુજરાત છત્તીસગઢ કેન્દ્ર સરકારના એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન હેઠળ ગુજરાત અને છત્તીસગઢ સાંસ્કૃતિક આદાનપ્રદાન હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરશે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 આના લીધે ગુજરાતના નાગરિકોને છત્તીસગઢની કલા સંસ્કૃતિ તથા ઇતિહાસનો પરિયય થયો હતો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

ત્રણ દિવસની બિહારની મુલાકાતે ગયેલી આ કેન્દ્રીય ટ્રકડી આજે દરભંગા જિલ્લાની મુલાકાત લેશે આ કેન્દ્રીય ટ્રકડીમાં કેન્દ્રીય ગૃહ ફષિ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ છે આ અધિકારીઓ બિહારના સરકારના અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરશે તથા પુરથી અસરગ્રસ્ત વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે ત્યારબાદ આ ટૂકડી દિલ્હી પાછા ફરીને તેનું અહેવાલ કેન્દ્ર સરકાર આપશે જેના આધારે કેન્દ્રીય સહાય બિહારને મળશે

અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે સરકારી ઓનલાઇન પ્રકાશન કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે બધા સરકારી કેલેન્ડર ડાયરી અને એવી અન્ય સામગ્રીનું છાપકામ બંધ કરવામાં આવશે જે ડીજીટલ રૂપે ઉપલબ્ધ હશે બધા જ મંત્રાલયો વિભાગો જાહેર ક્ષેત્રના વિભાગો હવે ડીજીટલ અથવા ઓનલાઇન પધ્ધતિ અપનાવશે નાણામંત્રાલયે જણાવ્યું છે કે બધા જ ક્ષેત્રે ઇ બુક્સના ઉપયોગને પ્રોત્સાહન અપાશે કોઇપણ મંત્રાલય અને વિભાગમાં આવનારા વર્ષ દરમ્યાન કેનેન્ડર ડેસ્કટોપ કેલેન્ડર ડાયરી જેવી અન્ય સામગ્રી છાપવામાં નહિં આવે

આ સરહદી વિવાદ ઉકેલવા ભારત અને ચીનના લશ્કરી તથા રાજદ્વારી અગ્રણીઓ દ્વારા મંત્રણાઓ કરાઈ રહી છે અગાઉ બંને દેશના વિદેશમંત્રી અને બે વિશેષ પ્રતિનિધિ પરસ્પર સમજૂતી અને શાંતિ જાળવી રાખવા ઉશ્કેરણીજનક કાર્યવાહી કે તંગદિલી વધે તેવી પ્રવૃત્તિ નહીં કરવા અને જવાબદારીપૂર્વક વર્તવા સહમત થયા હતા